ગાંધીનગર ખાતે સેંટ્રલ યુનિવર્સિટિ ઓફ ગુજરાત ના પદવીદાન સમારંભ માં દીક્ષાંત અતિથિ તરીકે બોલતા તેમણે આમ જણાવ્યુ હતું

રાજનીતિ ને રાષ્ટ્રનીતિ જેવા ઉચ્ચ સ્તરે લઈ જનાર નેતા તરીકે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દેશ ને દોરવણી આપનાર મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગુજરાત ની દેન છે પદવી અને પદક પ્રાપ્ત કરનાર વિદ્યાથીઓમાં દીકરીઓ નું પ્રમાણ ઊંચું હોવાની બાબત ને તેમણે સામાજિક પરીવર્તન ના સંકેત તરીકે ગણાવી હતી

પ્રદેશ પ્રમ્મખ સી

આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગ્રહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે જેને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

કલેકટર પ્રવીણા ડી કે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો માઢકે જણાવ્યું હતું કે એરફોર્સ ભુજ નલિયા આર્મી સ્ટેશનના જવાનોને પ્રથમ ડોઝ આપવા રસીકરણ શરૂ કરાયું હતું

મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે વિનામૂલ્યે લઇ આવવા પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો પર રોક લગાવાઇ છે